સંગઠનના અધ્યક્ષ ડોકટર કે સીવને બેંગ્લોરમાં પત્રકારોને જષ્માવ્યું હતું કે આ અભિયાન માટે માનવ અંતરિક્ષ કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યું છે તેમજ્ઞે જજ્ઞાવ્યું કે માનવમિશન ગગનયાન પ્રોજેક્ટ અંતર્ગત ભારત ત્રજ્ઞ અંતરિક્ષ યાત્રીઓને સાત દિવસ માટે બાહ્ય અંતરિક્ષમાં મોકલવાની યોજના બનાવી રહ્યું છે

ઇસરો નવા એકમોની શરૂઆત માટે સ્ટાર્ટઅપ્સમાં મદદ માટે દેશભરમાં છ ઈન્ક્યુબેશન કેન્દ્રોની સ્થાપના પજ્ઞ કરશે

ઇસરો નૈનો ઉપગ્રહના વિકાસ માટે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આમંત્રણ આપશે

આ સમિતિની રચના વરિષ્ઠ ચૂંટજ્ઞી ઉપકમિશ્નર ઉમેશ સિંહાના વડપજ્ઞ હેઠળ કરવામાં આવી હતી

ગાંધીનગરમાં પત્રકારોને માહિતી આપતાં મુખ્ય સચિવ શ્રી જે

સિંઘે જજ્ઞાવ્યું કે નૂતન ભારતના નિર્માજ્ઞના ઉદ્દેશ્ય અને હેતુ સાથે આ પરિષદ યોજવામાં આવી રહી છે તેમાં વેપાર નિકાસ સેવાક્ષેત્રનો વિકાસ અને ટેકનોલોજી ક્ષેત્ર પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે

આવકવેરા વિભાગ દ્વારા આપવામાં આવતી વિવિધ સેવાઓ વિશે લોકજાગૂતિ માટે તેનું આયોજન કરવામાં આવ્યું છે અગાઉ નવી દિલ્કી મુંબઇ અમદાવાદ ભુવનેશ્વર અને કોલકાતામાં કેટલીક કરદાતા લોન્જ શરૂ કરવામાં આવી હતી